એનટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટર્ન બ્રાઉનીએ જણાવ્યું છે કે કાયદાકીય વિકલ્પોની સીમા પુરી થતાં જ ભાગેડ મેહૂલ યોકસીને ભારતને સોંપવામાં આવશે

દક્ષિણ આફ્રિકા અને ભારતની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ટવેન્ટી ટવેન્ટી શ્રેણીની બીજી મેય આજે સુરતમાં રમાશે

આ બેઠકમાં આબોહવામાં પરિવર્તન અને ભારતની આ ક્ષેત્રે વધતી ભૂમિકા એ બાબત કેન્દ્રમાં હતી

શ્રી મોદીએ આ અગ્રણીઓને આંતરરાષ્ટ્રીય સુર્ય જાડાણ જુથમાં જાડાવાની ઈજન આપ્યું હતું

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ગયાનાના જયોર્જ ટાઉન ખાતે માહિતી ટેકનોલોજીનું પ્રાદેશિક કેન્દ્ર અને આ દેશોમાં ભારતના અનુદાનથી ચાલતાં વ્યવસાયિક તાલીમ કેન્દ્રોને વધુ અદ્યતન બનાવવાની જાહેરાત કરી હતી તેમણે ડોરીયન વાવાઝોડાના કારણે થયેલા વિનાશ અંગે દુઃખની લાગણી વ્યકત કરી હતી ઉલ્લેખનીય છે કે ડોરીયનથી અસરગ્રસ્ત બહાના ટાપુને ભારતે દસ લાખ ડોલરની આર્થિક સહાય તત્કાળ આપી હતી પ્રધાનમંત્રીએ કેરીકોમ દેશો સાથેના રાજકીય આર્થિક અને સાંસ્ક્રતિક ક્ષેત્રોના સંબંધો મજબુત બનાવવામાં ભારતની પ્રતિબધ્ધતા દોહરાવી હતી તેમણે કહયું કે સંબંધિત દેશોમાં દસ લાખથી વધુ ભારતીયો ભારત અને કેરેબીયન દેશો વચ્ચેની મૈત્રીના સેતુરૂપ છે શ્રી મોદીએ કેરીકોમ સંસદીય પ્રતિનિધિ મંડળને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું આ બેઠકમાં વિવિધ ક્ષેત્રમાં સહકાર વધુ મજબુત બનાવવા અને આ કામગીરી ઉપર દેખરેખ રાખવા સંયુકત કાર્યદળની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો

તેમણે ભારતની વિકાસ તરફી નીતીઓ અને રાજકીય સ્થિરતાની ખાતરી આપી હતી એવી જ રીતે કૃષિ અને ખેડુતો માટે વધુ તકીનું નિર્માણ કરવા અપીલ કરી હતી ઉપસ્થિત અગ્રણીઓએ ભારતે હાથ ધરેલા સુધારાઓ અને વેપાર કરવામાં અનુકૂળ વાતાવરણ ઉભુ કરવા લીધેલા પગલાઓની પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મજબુત નિર્ણય શકિતની પ્રશંસા કરતાં વેપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ તેમની કંપનીઓ ભારતના વિકાસ માટે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું હતું

યુરોપીયન પરિષદના અધ્યક્ષ તરીકે યુંટાયા તે માટે પ્રધાનમંત્રીએ શ્રી યાર્લ્સને અભિનંદન આપ્યા હતા બંને દેશના વડાઓએ વર્તમાન દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરીને બંને દેશો વચ્ચેના વ્યુહાત્મક અને સલામતી ક્ષેત્રના સંબંધો વધુ સઘન બનાવવાનો નિર્ણય લીધો હતો

ગઈકાલે ન્યુયોર્કમાં બ્લુમબર્ગ વૈશ્વિક વેપાર મંચની બેઠકમાં સંબોધન કરતાં તેમણે ભારતને મુડીરોકાણ માટેનું આદર્શ સ્થળ તરીકે ઓળખાવ્યું હતું તેમણે ભારતે છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં કરેલી પ્રગતિની વિગતો આપી હતી શ્રી મોદીએ કહ્યું કે ઉદ્યોગોની આશા આકાંક્ષાઓ તથા સરકારના સપનાઓ અદ્યતન ટેકનોલોજી અને બૌધ્ધિક ક્ષમતા આ બધા જ પાસાઓ મળીને મોટુ પરીવર્તન લાવી શકશે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમની સરકાર ડીજીટલ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ કાર્યક્રમોને ટોચની અગ્રતા આપે છે તેમની સરકારે મુડી રોકાણની પ્રક્રિયા સરળ બનાવવા તથા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ઘણા પગલા લીધા છે શ્રી મોદીએ કહ્યું કે ભાવી પેઢીની જરૂરીયાતો ધ્યાનમાં લઈને તેમની સરકાર નવી માળખાકીય સુવિધાઓ વિકસાવી રહી છે

પરથી પ્રસારિત થશે આ ઉપરાંત ડીડી ન્યુઝ અને પીએમઓની યુ ટયુબ ચેનલ પરથી પણ તેનું સહપ્રસારણ પણ કરાશે અગીયાર વાગે પ્રથમ હિન્દીમાં સંબોધન બાદ મન કી બાતનો પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ તરત જ પ્રસારિત કરાશે ત્યારપછી રાત્રે આઠ વાગે મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે

વિકાસશીલ અર્થતંત્રવાળા દેશમાંથી આઈએમએફના વડા તરીકે પસંદગી પામનાર તેઓ પ્રથમ વ્યકિત છે

એક નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ સતત નિરાશાજનક રહયો છે અને વેપાર ક્ષેત્રે તનાવની પરિસ્થિતિ યાલી રહી છે તે વખતે આઈએમએફના વડા તરીકેની મોટી જવાબદારી તેમને સોંપવામાં આવી છે બધા જ દેશોને આર્થિક મંદીની ઓછી અસર થાય તે માટે મદદરૂપ થવુ તેને તેઓ ટોયની અગ્રતા આપશે

સાંજે સાત વાગ્યાથી યોજાનારી આ મેચનો આંખે દેખ્યો અહેવાલ આકાશવાણી પરથી અંગ્રેજી અને હિંદીમાં પ્રસારિત થશે

રેઈનબો નેટવર્ક અને વધારાની ફિકવન્સીઓ પરથી સાંભળી શકશો